ઔધોગિક ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે ભારતે ઘડેલી વ્યૂહરચના સફળ બનાવવા માટે સ્વદેશીનો આગ્રહ શિપિંગ મંત્રાલયમાં શરૂ કરાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું દેશના જૂના જ્નાજવાડાને બેઠા કરવા માટે આપણે બનાવેલી ટગ બોટ ખરીદવાનો નિર્ણય ઉપયોગી સાબિત થવાનો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે શ્રી માંડવિયાએ કહ્યું કે ભારતમાં જહાજ બાંધકામ સમારકામ અને રી સાયકલિંગ નો ઉદ્યોગ ધમધોકાર ખીલે તે માટે પૂરતા પ્રોત્સાહન આપવા મોદી સરકાર તૈયાર છે અને વહાણવટા ઉદ્યોગ તરફથી સાનુકૂળ પ્રતીભાવ મળ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશભરમાંથી એકમાત્ર મુખ્યમંત્રી તરીકે યુ

ના અગ્રણી ઉદ્યોગકારો અને વ્યવસાથીકોને સંબોધન કર્યુ હતું

ગુજરાતમાં મૂડીરોકાણની તક કેટલી ઊજળી છે તેની વિસ્તૃત માહિતી શ્રી રૂપાણીએ તેમના પ્રવચનમાં રજૂ કરી હતી શ્રી રૂપાણીએ આગ્રહ કર્યો હતો કે ગુ જરાત યુ એસ ના સ્ટાર્ટઅપ સાથે મળીને બિઝનેસ ઇકોસિસ્ટમ માટે સ્ટાર્ટઅપ એગેન્જમેન્ટ પ્રોગ્રામ શરૂ કરે

એસ માટે લાભદાયી નિવડશે તેવું શ્રી રૂપાણીએ કહ્યું હતું દવા ઉત્પાદન અને આરોગ્ય સુરક્ષા ક્ષેત્રમાં ગુજરાતમાં રોકાણની ઉજ્જવળ તક હોવાની વિગતો પણ તેમણે આપી હતી

રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના મુખ્ય મહેમાન પદે આ કાર્યક્રમ યોજાશે જેમાં કોવિડ માર્ગદર્શિકાઓનું પૂરતું ધ્યાન રખાશે તેમ પ્રાથમિક શિક્ષણ નિયામક મહેશ જોષીની યાદીમાં જણાવાયું છે રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ ઉપરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય રૂપાણી સરકારે કર્યો છે જેથી જાહેર આરોગ્યનું જતન થઈ શકે

ગુજરાત ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં પ્રમુખ તરીકે હાઇકોર્ટના રીટાયર્ડ જસ્ટીસ વી પી પટેલની નિમણૂંક તેમણે આજે હોદ્દો સંભાળી લીધો છે ગૃહ રાજય અને કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેમણે અભિનંદન પાઠવતા જણાવ્યું છે કે ગ્રાહકોની તકરારને લગતા પ્રશ્નો અને પેન્ડિંગ કેસના નિકાલ ઉપરાંત અન્યાય વિરૂધ્ધ કડક કાર્યવાહી હવે ઝડપી બનશે ગુજરાત સરકાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સાથે પરામર્શ કર્યા બાદ નિવૃત્ત હાઇકોર્ટ જસ્ટીસ શ્રી વી

પટેલની આ નિમણૂંક કરવામાં આવી છે પંચમહાલ જેવા આદિવાસી જિલ્લા માં શૂન્ય થાપણથી ખોલેલા બેન્ક ખાતામાં લાભાર્થીઓ બયત એકઠી કરતાં થયા છે જેના લીધે જનધન ખાતા વડે નાના વર્ગનું નાણાકીય સમાવેશન કરવાની મોદી સરકારની વ્યુહરચના સફળ થતી લાગે છે

પાટિલ મહેસાણા પહોચતા કાર્યકરો દ્વારા સ્વાગત કરાયું હતું

પાટણનો પ્રવાસ પતાવી શ્રી પાટિલ આજે સવારે ઊંઝાના ઉમિયાં ધામ પહોચ્યા હતા જ્યાં માતાજીના દર્શન બાદ તેમની રજત તુલા કરવામાં આવી હતી તેમની બીજી રજત તુલા મહેસાણા તરફની યાત્રા દરમ્યાન વિસનગરના તરભ ગામે વાલીનાથ મંદિરમાં કરાઈ હતી અગાઉ પાટણ ખાતે પાયાના કાર્યકરો ને શ્રીપાટિલે કહ્યું હતું કે લોકહિતની યોજના નો અમલ પોતાના વિસ્તારમાં સારો થાય તેનુંસૌ ધ્યાન રાખે તેમણે સૂચન કર્યું હતું કે કાર્યકરોએ જન્મ દિવસની ઉજવણી ગરીબ લોકોના જીવન વીમાનું પ્રીમિયમ ભરીને કરવી જોઈએ કચ્છમાં ચોમાસાનો સરેરાશ અઢીસો ટકા વરસાદ થતાં ગામ તળાવ કૂવા અને ડેમ છલ્કાઈ ગયા છે તો જળ સંચય માટે કરેલી આગોતરી મહેનત અનેક ગામડામાં સફળ થઈ છે માંડવી તાલુકાની દરિયાઈ પદ્દીમાં આવેલ મસકા ગામના સરપંચ કિર્તિભાઈ ગોર જણાવે છે કે વર્ષા જળ સંચય માટેની કામગીરી સફળ થતાં ભૂગર્ભ તળમાં મીઠું પાણી આવ્યું છે અને ખારાશ ઘટી છે

જામનગરમાં હોમઆઈસોલેશનમાં રહેલા દર્દીને સેવા આપવા ખાસ રિક્ષાઓ તૈયાર કરી સેવામાં મૂકવામાં આવીછે

વઢવાણ મુળી અને લખતર તાલુકાના શિક્ષકો રક્તદાન માટે એકઠા થયા હતા અને માનવ સેવાના કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું કોરોના કટોકટી વચ્ચે લોહીની અછત હોવાના અનેક દાખલા બહાર આવતા રક્તદાન શિબિર યોજવાનો નિર્ણય સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેને શિક્ષક આલમે સારો પ્રતિસાદ આપ્યો છે દાહોદમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો બહાર આવતા અરેરાટી ફેલાઈ છે અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે દાહોદના સુજાઈબાગ વિસ્તારની આ ઘટના છે

જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇસરએ જણાવ્યુ છે કે એફ

ની ટુકડી બોલાવીને ઇંકવેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે

પોસ્ટ મોર્ટમ બાદ આગળ ની તપાસ હાથ ધરવાનું તેમણે કહ્યું છે દમણ અને સેલ્વાસમાં લોકો સાઇકલનો ઉપયોગ કરવા તરફ પાછા વળે તેવી ઝુંબેશ ઈન્ડિયા સાઇકલ ફોર ચેન્જ અભિયાન હેઠળ શરૂ થઈ છે સાઇકલ પ્રેમને ઉત્તેજન આપતા આ અભિયાનમાં દેશના તમામ સ્માર્ટ સિટી સાથોસાથ દમણ અને સેલ્વાસ પણ ઉમેરાયા છે લોકોની ભીડ રહેતી હોય તેવી સડક ઉપર લોકોને સાઇકલ સવારીની સેવા અહી શરૂ કરાઇ છે જેમાં સાઈકલનું વેચાણ કરતી પેઢીઓ પણ જોડાઈ છે